વિશ્વ વિખ્યાત જગન્નાથ રથયાત્રાનો પુરીથી પ્રારંભ થયો

આઈસીસી વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે

આર્થિક બાબતોની કેબિનેટ કમિટિએ લધુત્તમ સમર્થન મૂલ્યમાં વધારાને મંજૂર કર્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં કેબિનેટ મિટિંગ બાદ પત્રકારો સાથેની વાતયીતમાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આ પગલાથી ખેડૂતોમાં રોકાણ અને કૃષિ પેદાશો લાભદાથી રીતે વધશે

ખેડૂતોની આવક વધારવામાં આ મહત્વનું પગલું છે મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે તેનું લક્ષ્ય આવક વધારવા તરફ કેન્દ્રીત કર્યું છે આથી ખેડૂતોની આવક અંગેની સલામતી વધશે

તેઓને બિનકાર્થરત નાણાંકીય અપગ્રેડેશન અને બિન કાર્યરત સિલેક્શન ગ્રેડનો લાભ પણ આપવાનું નક્કી કરાયું છે નવી દિલ્હીમાં મિડિયા સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ મંજૂરીથી અધિકારીઓની વહિવટી ક્ષમતામાં વધારો થશે અને શ્રેષ્ઠ કામ કરી શકશે

નાણાં અને ઉદ્યોગ બાબતના મંત્રી નિર્મલા સીતારમણ સંસદના બંને ગૃહોમાં નાણાકીય સર્વેક્ષણ રજ્જ કરશે

ત્રણ રથમાં બિરાજેલ ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે

જગન્નાથ રથયાત્રામાં દેશભરમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે આજે સવારે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વીધી કરી હતી આ વિધિમાં સોનાના ઝાડુથી માર્ગને પ્રતિક તરીકે સ્વચ્છ કરવામાં આવે છે

સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ આ સહાય પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે

સંપૂર્ણ દિવસ દરમિથાન અંદાજપત્રનો અપડેટ મેળવવા અમારા ટ્વીટર હેન્ડલ એર

એલર્ટ અને ફેસબુક પેજ ઓલ

રમેશ પોખરીયાલ નિશાંકે ગઈકાલે નવી દિલ્ઠીમાં એક સમારોહમાં આ જાહેરાત કરી હતી તેમણે ગુણવત્તા યુક્ત શિક્ષણ ઉપર ભાર મૂક્વો હતો અને સકારાત્મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી

નિશાંકે કહ્યું કે સમાજમાં એક નાની સરખી પહેલ પણ ધણું પરિવર્તન લાવી શકે છે આપણે બાળકોને નાનપણથી સારી ટેવો માટે પ્રોત્સાહિત કરવા જાઈએ જેથી કરીને લાંબા ગાળે પરિવર્તન થઈ શકે

તેને નિયંત્રણમાં લેવા જરૂરી તમામ સહયોગ બિહારને અપાશે

વધુમાં જણાવાયું છે કે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં પાંચ વાયરોલોજી લેબોરેટરી પણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુપર સ્પેશ્યાલિટી બ્લોક એસ કે

સી

હોરેસ્પટલમાં બંધાઈ રહ્યો છે અને તે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કાર્યરત થઈ જશે

આ પ્રસંગે નકવીએ કહ્યું કે પ્રથમવાર આ વર્ષે ભારતીય મુસ્લીમ હઝયાત્રીઓ વિક્રમજનક બે લાખ જેટલી સંખ્યામાં હઝ યાત્રાએ જશે

તેમણે કહ્યું કે સરકાર એ બાબતથી માહિતગાર છે કે ડ્રોનથી સલામતીને કેટલો ખતરો છે

પાકિસ્તાનના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જમ્મત ઉ દાવાના વડા અને તેમના સાથીદારો આતંકવાદીઓને નાણાં ભંડોળની સહાય કરવા પાંચ ટ્રસ્ટ બનાવીને તેનો ઉપયોગ કરતા હતા

તેઓ અલ અનાફલ દાવત ઉલ ઈર્શાદ અને મૌઝ બીન જબલ ટ્રસ્ટનો ઉપયોગ કરતા હતા